અમદાવાદ મહાનગરપાલિકાને ફરી એકવાર સ્માર્ટ સીટી તરીકે પ્રથમ ક્રમ મબ્યો છે

જાવડેકર કેન્દ્ર સરકારે સંસદસભ્યોને મળતા સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળ એમ પી

આ ઉપરાંત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મંત્રીઓ અને સંસદસભ્યોના પગારધીરણમાં પણ ત્રીસ ટકા કાપ સ્વીકારવામાં આવ્યો છે કેન્દ્રિથ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની માહિતી આપી

મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિની કુમારે આજે ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે પર્સનલ પ્રોટેકશન ઇકવીપમેન્ટ કીટ કોરોનાની સારવારમાં જોડાયેલા દેશના અન્ય તબીબો અને મેડીકલ સ્ટાફને મળી રહે તે માટે અરવિંદ મીલ્સ લીમીટેડ સાંતેજ અને સ્યોર સેફટી વડોદરા ધ્વારા તેનું ઉત્પાદન થઇ રહથું છે

જેનાથી લોકો ઘરે રહીને ફિટનેસ બાબતે માર્ગદર્શન અને જરૂરી માહિતી મેળવી શકે છે આ ઓનલાઈન કિટનેસ ક્લાસને દેશ અને વિદેશમાંથી પણ અદ્દભુત પ્રતિસાદ મળી રહ્યો છે

તમામ પ્રકારનું માર્ગદર્શન ફિટનેસ અને યોગા ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ એન